નવી દિલ્હીમાં ભારતીય વાયુસેનાના કમાન્ડરોના દ્વિવાર્ષિક સંમેલનને સંબોધન કર્યું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

દરમિયાન એય યુબાયાંગને નાગાલેન્ડની નોકસેન વિધાનસભા બેઠક માટે બિનહરીફ યૂંટાયેલા જાહેર કરાયા છે

આમ જાહેર પ્રયાર પડધમ શાંત થયા છે

ગયા શનિવારે યોથા તબક્કાના મતદાન દરમિયાન સીતલકુયીમાં હિસા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો

પશ્ચિમ બંગાળમાં છઠ્ઠા તબક્કાની યુંટણી સંદર્ભમાં હવે પ્રયાર વેગ પકડશે

બીજી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે

શ્રી સિંહે પૂર્વ લદ્દાખમાં બનેલી ઘટનાઓમાં સમયસર અને વળતો જવાબ આપવા માટે ભારતીય વાયુસેનાને અભિનંદન પાઠવ્યા આજે નવી દિલ્હીમાં ભારતીય વાયુસેનાના કમાન્ડરોના દ્વિવાર્ષિક સંમેલનમાં સંબોધન કરતાં તેમણે ભવિષ્યના આયોજન તરફ ભારતીય વાયુસેનાના ધ્યાન અને તૈયારીઓની પ્રશંસા કરી આંતરરાષ્ટીય ભૌગોલિક અને રાજકીય ફેરફારોનો ઉલ્લેખ કરતાં મંત્રીએ નિરીક્ષણ કર્યું કે પાર એટલાન્ટિકથી પાર પેસિફિક તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની બાબત હાલના સમયમાં વધુ સ્પષ્ટ થઈ છે યુદ્ધના પરિમાણો હવે અદ્યતન ટેકનોલોજી અને ક્ષમતાઓ પર આધારિત છે ત્યારે ભવિષ્ય માટે ભારતીય વાયુસેનાની તૈયારીઓમાં આ પાસાં સામેલ હોવા જરૂરી છે

અમેરિકા યરોપ બ્રિટન જાપાન જેવા દેશોમાં કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આકસ્મિક ધોરણે મંજૂર કરેલી રસીને ભારતમાં પણ મંજૂરી આપવામાં આવશે સરકારે ગયા મંગળવારે વિદેશી રસીને ભારતમાં ઝડપી મંજુરી માટે ઝડપી ટ્રેકિંગ સિસ્ટમને મંજૂરી આપી હતી

આ સાથે કુલ કેસ એક કરોડ યાલીસ લાખનો આંકડો પાર કરી ગયા છે દેશમાં કોવિડ રોગયાળો ફાટી નીકળ્યા પછી આ પહેલીવાર એક જ દિવસમાં બે લાખથી વધુ નવા કેસ નોંધાયા છે

તેમાં બળતણ ખાદ્ય પદાર્થ અને ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે વધારો નોધાયો છે

ક્રડ ઓઇલ પેટ્ટોલિયમ પેદાશો અને મૂળભૂત ધાતુના ભાવ ગયા વર્ષના સમાન મહિનાની તુલનામાં ગયા મહિને નોંધપાત્ર વધારો દર્શાવે છે

યોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ પર પ્રકાશ પાડતાં તેમને કહ્યું કે નવી શિક્ષણ નીતિમાં તેની પર મુખ્ય ભાર અપાયો છે

પ્રધાન હાઈડ્રોજન પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે કહ્યું છે કે ભારત હાઈડ્ડીજન આધારિત બળતણ વ્યવસ્થા વિકસાવવાની દિશામાં છે હાઈડ્રોજન ઇકોનોમી અંગેના નવી દિલ્હીમાં યોજેલા પરિસંવાદને સંબોધન કરતાં શ્રી પ્રધાને કહ્યું કે સરકારે બળતણમાં હાઇડ્રોજનનો મિશ્રણ તરીકે ઉપયોગ કરવા સંદર્ભે વિવિધ શરૂઆત કરી છે